અમદાવાદ શહેરમાં મૃત્યુદર પણ રાજ્યમાં સૌથી વધુ છે

આ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લો કોરોના મુક્ત બન્યો હતો આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ વધુ માહિતી આપી હતી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનના આ સમયગાળામાં સોશિયલ મીડિયા દ્વારા ભક્તજનોના દર્શનાર્થે ખાસ વ્યવસ્થા ગોઠવવ માં આવી હતી

કચ્છમાં છેલ્લા થોડા દિવસથી નોંધાઈ રહેલા તમામ કોરોના પોઝીટીવ કેસ મુંબઈથી આવેલા લોકોના હોવાથી આરોગ્ય તંત્ર એ બહાર થી આવેલા તમામ લોકો ના સ્થાનિક સગાવહાલાં ને અપીલ કરાઈ છે કે મુંબઈ કે કચ્છ બહાર થી આવેલા મહેમાનની વિગત આરોગ્ય તંત્રને પહોંચાડે અને તેમને જાતે ક્વોરેન્ટીન થવાનો આગ્રહ કરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરએ આ વિષે વધુ માહિતી આપી હતી

રાજ્યના કૃષિમંત્રી આર

જ્યારે બાકીના વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી ચાલુ છે

પરંતુ રણતીડથી નુકશાનીની શક્યતા ખુબ ઓછી છે તેમ છતાં તીડ ઉપદ્રવ જોવા મળે તો રણતીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ દવા છંટકાવ માટે ટેન્કર દ્વારા દવા છંટકાવ કરવાનું સમગ્ર આયોજન પરીપૂર્ણ કરવામાં આવ્યું છે દરમિયાન અમારા અમરેલી જિલ્લા ના પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ અંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી

ખેતીવાડી વિભાગની આ ટીમો દ્વારા તીડનાં આક્રમણના સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે હાથ ધરવામાં આવશે અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લાના વલ્લભીપુર પંથકમાં તીડની થોડા અંશે હાજરી દેખાતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સંબંધિત અધિકારીઓ સાથે વલ્લભીપુર તાલુકાના વાવડી કથારીયા સહિત અન્ય ત્રણ ગામોની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓએ ખેતીવાડી વિભાગ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી સૂચન અને માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું

સ્નાતક થયેલા યુવાનો તેમાં નોંધણી કરાવી શકે છે યુવાનોને ઉધ્યોગ સાહસિકતાના સ્વપ્ન સાકાર કરવાની પધ્ધતિસરની તાલીમ આપવામાં આવશે

વાઇબ્રન્ટ અર્થતંત્રના નિર્માણમાં ઉધ્યોગ સાહસિકતા દ્વારા નવું સોપાન સર કર્ એ માટે પ્રેરણાનું લક્ષ્ય છે